નવી દિલ્ફીમાં માર્ગ સલામતી સાથે સંકળાયેલા લોકોની બેઠકને સંબોધતા તેમણે માર્ગનો ઉપયોગ કરનાર દરેકની સલામતી સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્વતા દોહરાવી હતી આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંબંધિતોને દેશભરના માર્ગો પર થતા અકસ્માતો ઘટાડવા સહિયારો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સંમેલનના ઉદ્રઘાટન સત્રમાં ભાગ લેશે આ સંમેલનમાં સાત રાષ્ટ્રોના ભૂતપૂર્વ વડાઓ વિશ્વસામેના પડકારો ઉકેલવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરશે

આ આશ્રયગૃહનું સંચાલન બિહાર પિપ્લસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય બ્રજેશ ઠાકુર કરતા હતા

અગાઉ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી અદાલતે આ યૂકાદો આજે ઉપર મુલત્વી રાખ્યો હતો

આ કંપનીઓ સામે વધુ પ્રમાણમાં છુટ આપવાના તથા ચોક્ક્સ અને પસંદગીપાત્ર વેચાણ કર્તાઓ સાથે સાંઠ ગાંઠના આરોપ કરાયા છે દિલ્ફી વેપાર મહાસંઘ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે સી સી

દ્વારા તપાસના આ આદેશ અપાયા છે સંબંધિત કંપનીઓ ચોક્ક્સ બ્રાન્ડની ખરીદી ઉપર વધુ છુટ આપતી હોવાના તથા ખાસ પ્રકારના જોડાણોના ઉપયોગથી સ્પર્ધાત્મક વાતાવરણ ડહોળતી હોવાનો આરોપ મૂકાયો છે

મુખ્ય ન્યાયાધીશ ડી

પટેલ અને ન્યાયાધીશ સી હરીશંકરે આ મુદ્દે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ધ્યાનમાં લઇને વિચારણા કરવા કહ્ય છે વકીલ અને સામજીક કાર્યકર અમિત સાહનીએ આ મુદ્દે દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરે તેનો નિકાલ કરતા અદાલતે પોલીસને આ મુજબ નિર્દેશ આપ્યો હતો અરજદારોએ નાગરીકત્વ સુધારા દારાના વિરોધના પગલે કાલિન્દીકુંજથી શાહિનબાગ સુધીના વિસ્તારમાં મુકાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવા પોલીસને નિર્દેશ આપવાના વિનંતી અદાલતને કરી હતી

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગઇરાત્રે બાગેશ્વર પીથોરગઢ અલ્મોરા ચંપાવત યમોલી ઉત્તરકાશી તીહારી પૌરી ગઢવાલ સહિત પાટનગર દેહરાદૂનમાં વરસાદ થયો હતો

રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે આ ઉત્સવ ધાન્ય સુખાકારી અને સમુદ્ધિ માટે ધરતીમાતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે ગુજરાતમાં મકરસંકાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે

તમિલનાડુમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે

બાંગ્લાદેશના માહિતીમંત્રી મુહમ્મદ એચ મહમૂદ ગઇકાલે દિલ્હી આવ્યા છે

બંને પક્ષો વચ્ચે બાંગ્લાદેશના જનક શેખ મુજીર્બ્રર રહેમાનનાં જીવન આધારિત કાર્યક્રમને સંયુક્ત રૂપે તૈયાર કરવાની વિચારણ થવાની સંભાવના છે

એક કાર્યક્રમમાં ભાગ લેતા અધ્યક્ષે જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી દેશના નાગરિકોના સુખાકારીમાં વધારો કરે છે આમ છતાં ટેકનોલોજીના ગુલામ બનવાથી સમાજના કેટલાક ક્ષેત્રમાં પતન થતું હોવાનું જણાય છે શ્રી જયસૂર્યાએ જણાવ્યું હતું કે મોબાઇલ ફોન અને સંદેશા વ્યવહારના અદ્યતન ઉપકરણોના લીધે કુટુંબ જીવન ઉપર અસર થઇ રહી છે એટલું જ નહીં પણ જે દેશો આ ટેકનોલોજી બનાવે છે તેની સરખામણીએ આવી ટેકનોલોજી મેળવનાર દેશોના આદ્યાત્મિક સ્તરમાં ઘટાડો જોવા મળે છે

ઉલ્લેખનીય છે કે પોતાના રાજકીય હરીફ ઉપર દબાવ વધારવા તેની સામે તપાસ કરવા ટ્રમ્પે યુક્રેનના રાજદ્વારી ઉપર દબાણ કરવાના આરોપસર અમેરિકાની પ્રતિનિધી સભામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે ગયા મહિને મહાભિયોગની કાર્યવાહી થઇ હતી પ્રતિનિધીસભાના અધ્યક્ષ નેન્સી પેલોસી મહાભિયોગની દરખાસ્ત આજે સેનેટમાં મોકલે તેવી સંભાવના છે સેનેટમાં રિપબ્લીકન પક્ષના સભ્યોની બહ્મતી હોવાથી આ ગૃહમાં મહાભિયોગની દરખાસ્તને મંજુરી મળે તેવી સંભાવના ઓછી છે સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ મૂકાયા પછી તે અંગેની કાર્યવાહીની તારીખ નિર્ધારીત કરવા સેનેટ કેટલાક દિવસો લે તેવી સંભાવના છે મહાભિયોગ પ્રસ્તાવના આધારે શ્રી ટ્રમ્પને પદ પરથી ખસેડવા સેનેટની મંજૂરી મેળવવી જરૂરી છે

આકાશવાણી પરથી આજની મેયનો આંખે દેખ્યો અહેવાલ બપોરના એક વાગ્યાથી પ્રસારીત કરાશે

રેઇનબો નેટવર્ક તથા વધારાની ફિકવન્સીઓ પરથી હિંદી અને અંગ્રેજીમાં સાંભળી શકશો